વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જયંતિ નિમિત્તે ભાવભીની અંજલી અર્પણ કરી છે

અમેરીકાએ ચીન દ્વારા ભારત ચીન સરહદે દાખવેલા આક્રમક વલણની આકરી ટીકા કરી છે

આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામીત્વ યોજના ગ્રામીણ ભારતમાં સકારાત્મક પરિવર્તન લાવશે પ્રોપર્ટી કાર્ડના વિતરણથી લોકોને બેન્ક તરફથી લોનની સુવિધા સરળતાથી મળી રહેશે પ્રોપર્ટી કાર્ડના કારણે તેમની મિલ્કતમાં ગેરકાયદેસર કબજો કરી શકાશે નહિં આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોપર્ટી કાર્ડ ધારકો સાથે વાતચીત કરી

લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઇલ ફોન પર પર્હોચાડાયેલી એસ

લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે

વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જયંતિ નિમિત્ત ભાવભીની અંજલી અર્પણ કરી છે

વૈંકેયા નાયડુએ જણાવ્યું કે લોકશાહીનૈ રક્ષણ અને ભ્રષ્ટાયાર સામેની લડત માટે જયપ્રકાશ નારાયણને લોકો આજે પણ યાદ કરે છે જયપ્રકાશ નારાયણ દ્વારા યુવાનોને અન્યાય સામેની લડતમાં જોડાવાની હાકલથી તેમને વિદ્યાર્થી નેતા તરીકે વ્યક્તિગત રૂપે જાહેર જીવનમાં જોડાવાની પ્રેરણા મળી હતી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 જયારે લોકશાહી પર નૈતિક હુમલો થયો ત્યારે તેમણે લોકશાહીને બચાવવા અસરકારક લડત આપી હતી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 ભારત રત્ન નાનાજી દેશમુખને યાદ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાનાજી દેશમુખ લોકનાયક જયપ્રકાશ નારાયણના નિષ્ઠાવાન અનુયાયીઓમાંના એક હતા તેમણે જયપ્રકાશ નારાયણના વિચારો અને આદર્શોનો લોકપ્રિય બનાવવા માટે અથાક મહેનત કરી હતી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

માર્ગ પરિવહન અને ધોરમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે આ પરિયોજના હેઠળ અત્યારસુધીમાં ત્રણ હજાર કિલોમીટરના માર્ગોનું નિર્માણ કરાઇ યૂક્યું છે

અધિકારીઓએ કહ્યું કે આ તપાસ સીબીઆઈને સોંપાઈ ગઈ છે અને એફઆઈઆર દાખલ કરાયા બાદ ફોરેન્સિક એક્સપર્ટ તપાસ ટીમો સાથે ગુનાહિત સ્થળ પર પહોંચશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી

અમેરીકાના રાષ્ટ્રીય સલામતીલ સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને જણાવ્યું છે કે હવે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે મંત્રણા તથા સમજતીની મદદથી ચીનના આક્રમક વલણને બદલી શકશે નહીં

તેમણે ચીનને કવાડ દેશો સામેનો મોટો ખતરો તરીકે ઓળખાવ્યો છે ઉલ્લેખનીય છે કે કવાડ સંગઠનના ભારત જાપાન ઓસ્ટ્રેલિયા તથા અમેરીકા આ ચાર સભ્ય દેશોના વિદેશમંત્રીઓની તાજેતરમાં ટોકીયોમાં મળેલી બેઠકમાં પણ ચીને દાખવેલા આક્રમક વલણ અંગે ચર્ચા થઇ હતી તાઇવાન ચીન તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ ત્સાઇ ઇંગ વેને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગને તણાવ ઘટાડવા અને આધિપત્યનો અભિગમ છોડી પોતાના વચનોનું પાલન કરવાની અપીલ કરી છે તાઇવાનના રાષ્ટ્રીય દિવસના અવસરે રાષ્ટ્રપ્રમુખ વેને ભારપૂર્વક કહ્યું હતું કે સમગ્ર આંતરરાષ્ટ્રીયઆલમ ચીનની વિસ્તારવાદી નીતિ અંગે ચિંતીત છે ઉલ્લેખનીય છે કે ચીને આ વર્ષે અગાઉના વર્ષની સરખામણીએ મોટી સંખ્યામાં યુદ્ધ વિમાનો તાઇવાનના એર સ્પેસમાં મોકલીને દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે

ફેન્ચ ઓપન ફેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં આજે પુરુષોની સિંગલ્સની ફાઈનલમાં રાફેલ નડાલ અને નોવાક જોકોવીય વચ્ચે મુકાબલો થશે સેમિફાઈનલમાં નડાલે ડિએગો શ્વાર્ટ્ઝમેન તથા જોકોવીયે સ્તેફાનોસ સિત્સિપાસ સામે વિજય મેળવ્યા હતા

એલમાં આજે બપોરે દુબઇ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે જયારે સાંજે આબુધાબી ખાતે મુંબઇ ઇન્ડિયઝનો સામનો દિલ્ફી કેપીટલ્સ સામે થશે

આજના દિવસનો હેતુ બાલિકા સશક્તિકરણને પ્રોત્સાહન આપવો અને એમના પ્રત્યે સન્માન જાહેર કરવા માટેની જાગૃતિ કેળવવાનો છે આકાશવાણી સાથેની વાતયીતમાં ભારત અને ભૂતાન ખાતે રાષ્ટ્રસંઘન વસ્તી ભંડોળ એકમના પ્રતિનિધી અર્જેન્ટીના મતાવલે જણાવ્યું કે કોવિડ રોગયાળાના સમયગાળા દરમિયાન યુવાનોને રાષ્ટ્રસંઘ દ્વારા હોટલાઇનની ત્વરીત સંપર્ક સુવિધાથી માનસિક સહાય અપાય છે